પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વરજી મહારાજની શાંતીની પ્રતિમાનું આજે વીડિયો માધ્યમથી અનાવરણ કરશે બિહારમાં નિતીશક્રમાર આજે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ

ભાજપના તારાકિશોર પ્રસાદ અને રેણુ દેવી નાયબ મુખ્યમંત્રી બનશે

શાહે પ્રેસ દિવસ નિમિત્તે મીડીયા કર્મીઓને શુભેચ્છા પાઠવી દેશભરમાં આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની થઈ રહેલી ઉજવણી

તેને રાજસ્થાનના પાલી જીલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે ઉલ્લેખનિય છે કે શ્રી વલ્લભ સુરીશ્વરજી મહારાજે ભગવાન મહાવીરના સંદેશના પ્રસાર માટે સમર્પણ ભાવથી કાર્ય કર્યું છે તેમણે શિક્ષણના પ્રચાર તથા સામાજીક બદીઓને દૂર કરવા અનેક પ્રયાસો કર્યા પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું તથા સ્વતંત્રતા તથા સ્વદેશી આંદોલનને ખુબ જ સમર્થન આપ્યું હતું

તેમના સન્માનમાં બનાવાયેલી આ શાંતિ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ પીસનું નામ અપાયું છે

શપથગ્રહણ સમારોહ સાંજે સાડા સાત વાગ્યે રાજભવન ખાતે યોજાશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નક્રા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે

બાદમાં શ્રી નિતીશકુમાર અને ભાજપા બિહારના અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓએ રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો એનડીએના તમામ પક્ષો ભારતીય જનતા પાર્ટી જનતા દળ યુનાઈટેડ હિન્દુસ્તાની આવામ મોર્યા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટીએ સમર્થન પત્રો રાજ્યપાલને સોંપ્યા હતા બિહારમાં આ વખતે બે નાયબ મુખ્યમંત્રી બનાવાશે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા તારકિશોર પ્રસાદ અને ઉપનેતા રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બિહાર ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ અને બિહાર યૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસની નિતીશક્રમાર સાથે તેમના આવાસ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હાં રાજ્ય મંત્રમંડળમાં છત્રીસ મંત્રી બનાવવાની શક્યતા છે

હિન્દુસ્તાની આવામ મોર્ચા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટીના એક એક મંત્રી હશે

વેકૈયા નાયડુએ રાષ્ટ્રીય પ્રેસ દિસના પ્રસંગે આજે મીડીયા કર્મીઓને શુભેચ્છા પાઠવી છે એક ટવીટ સંદેશમાં શ્રી નાયડુએ કહયું છે કે મીડીયા લોકતંત્રને મજબુત કરવા અને નાગરીકોને જાણકારી આપીને સશકત કરવમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે શ્રી નાયડુએ કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન લોકોને જરૂરી માહિતી આપવા માટે મીડીયા કર્મીઓની પ્રશંસા કરી હતી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય પ્રેસ દિવસના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે એક ટવીટ સંદેશમાં તેમણે કહ્યું છે કે પત્રકાર બંધુઓ આપણા મહાન રાષ્ટ્રના પાયાને મજબુત કરવા માટે અથાક પરીશ્રમ કરી રહ્યાં છે તેમણે કહ્યું કે મોદી સરકાર પ્રેસની સ્વતંત્રતા માટે પ્રતિબધ્ધ છે અને પત્રકારોની અવાજ દબાવવાનો કડક વિરોધ કરે છે